પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો કે દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે દેશના ગરીબોને રાહત આપવી મહત્વપૂર્ણ છે

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે આ નિર્ણય ને આવકાર્યો હતો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના નિર્ણય ને પ્રજાલક્ષી અભિગમ ગણાવ્યો હતો

કેકોરોના દરમિયાન લઝન સમારોહ થોજતા પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે

નીમાબેન આચાર્ય એ રસીનો બીજો ડોઝ લીધો હતો અને લોકોને આ મુજબ માહિતગાર કર્યા હતા

શહેરની બજારો બંધ રહેતા માર્ગો સુમસામ બન્યા હતા

તો અંજાર શહેરની બજારો પણ સજ્જડ બંધ રહી હતી તો મુન્દ્રા બારોઇ માં પણ સ્વૈચ્છિક લોકડાઉનને સમર્થન મળી રહ્યું

સવારે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે અને તેનું પુનઃ પ્રસારણ રવિવારે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે

જનરલ હોસ્પિટલ માંથી કોવીડ દર્દિઆઓને જેઉરિયાત મુજબ આ હોસ્પીટલમાં રીફર કરવામાં આવી રહ્યા હોવાનું નાયબ જીલ્લા યુંટણી અધિકારી શ્રી પ્રજાપતિએ જણવ્યું હતું